નું સર્ટિફિકેટ ધરાવનાર કેડેટને પોલિસ દળમાં સીધી ભરતી સમયે અગ્રતા આપવાની સૂચના કેન્દ્ર એ રાજ્યો ને પાઠવી અમુલ બ્રાન્ડનું ગંજાવર ટર્નઓવર ધરાવતું વિતરણ સંભાળતા ગુજરાત કો

તેમણે કહ્યું હતું કે સોમનાથ મંદિર અને તેનો બીચ સાસણગીરમાં સિંહદર્શન જુનાગઢમાં ગિરનાર પર્વત અને રોપ વે તથા ઉપરકોટ કિલ્લો અને સોમનાથનો દરિયા કિનારો સહેલાણીઓ માટે મનગમતી ટુરિઝમ સરકીટ બનશે

રડ કરોડના કામ અને પાટણ ખાતે વીર મેઘમાયા સ્મારક ભવનના રૂ

સી સી નું સર્ટિફિકેટ ધરાવનાર કેડેટને પોલિસ દળમાં સીધી ભરતી સમયે અગ્રતા અપાશે કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યને સૂચના આપી છે કે પોલિસ તંત્ર માટે ઉત્તમ ઉમેદવાર પસંદ થાય તેવા આશય થી એન

નું સર્ટિફિકેટ ધરાવનારને સીધી ભરતીમાં અગ્રતા આપવા નિર્ણય લેવાયો છે ગૃહ મંત્રાલયે પોતાના હસ્તકના કેન્દ્રિય પોલિસ દળની ભરતીમાં આવી અગ્રતા આપવી શરૂ કરી દીધા બાદ હવે તમામ રાજ્યોને પણ આ બાબતનો અમલ કરવાની સૂચના આપવામાં આવી છે યુવાનો ને એન

હાલ ચેરમેન તરીકે રામસીહ પરમાર તો વાઇસ ચેરમેન તરીકે જેઠાભાઇ ભરવાડ કાર્યરત છે

સંયુક્ત રાષ્ટ્રની યુનેસ્કોની એક ટીમ આગામી સપ્ટેમ્બર મહિનામાં આ માટે ધોળાવીરાની મુલાકાતે આવશે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રીશ્રી પ્રહલાદ પટેલે આજે આ માહિતી આપી હતી તેમને જણાવ્યું હતું કે ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળ માં સ્થાન મળે તે માટેગુજરાત સરકારે આગામી સપ્ટેમ્બર મહિના પહેલા ધોળાવીરા પહોંચવા માટે રસ્તાનું કામ પૂરું કરી લેવું જરૂરી છે

વર્લ્ડ હેરિટેજ સ્થળોમાં સમાવેશ માટે ભારતે યુનેસ્કોને બે સ્થળોના નામ અને વિગતો આપ્યા છે જેમાં પહેલું હરપ્પન શહેર ધોળાવીરા છે જયારે બીજા સ્થળમાં ડેક્કન સલ્તનતના કિલ્લાઓ અને સંગ્રહાલયોનો સમાવેશ થાય છે યુનેસ્કોની ટીમ આગામી સપ્ટેમ્બર મહિનામાં આ બંને સ્થળોની મુલાકાત લઈને જાત માહિતી મેળવશે અત્રે એ યાદ આપીયે કે કચ્છના ખડીર વિસ્તારમાં આવેલા ધોળાવીરાનું સૌ પ્રથમ ઉત્અનન શ્રી આર